જોકે આ મુદ્દે સંપૂર્ણ સર્વસંમતિ સાધી શકાઈ નથી

સુશ્રી સીતારમણે ઘિરાણનો વિકલ્પ અપનાવનાર રાજ્યોને ઘિરાણની મૂળ રકમ તથા વ્યાજની રકમ વળતર ઉપકર દ્વારા ચૂકવવાની ખાતરી આપી છે

દિલ્હીમાં ગઈકાલે મીડિયાને સંબોધન કરતાં તેમણે અર્થવ્યવસ્થામાં માંગ ઉત્તેજીત કરવા માટેની દરખાસ્તોની વિગતો આપી હતી સુશ્રી સીતારમણે માહિતી આપી હતી કે નવી દરખાસ્તોમાં સરકારી કર્મચારીઓને એલ

ઉલ્લેખનીય છે કે કોવિડના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં પોતાના વતન પાછા ફરેલા શ્રમિકોને રોજગારી આપવાના હેતુથી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન શરૂ કરાયું છે

આ પ્રસંગે રાજનાથસિંહે જણાવ્યું કે વિક્રમ સમયમાં બાંધવામાં આવેલા પુલ માત્ર વ્યૂહાત્મક રીતે મહત્ત્વના નથી પણ લદ્દાખ ક્ષેત્રના સામાજિક આર્થિક વિકાસ માટે પણ મહત્ત્વના છે દેશની સલામતી માટે માળખાગત વિકાસના મહત્વ અંગેધ્યાન દોરતાં તેમણેકહ્યું કે જ્યાંવર્ષોથી પરિવહન ઉપલબ્ધનથી તેવા વિસ્તારોમાં આપણા સશસ્ત્ર દળના જવાનો મોટી સંખ્યામાં તૈનાત છે સરહદ પર માળખાગત સુવિધામાં સુધારો નોંધતા સશસ્ત્ર દળોને તાકીદે મદદ મળશે

ટૂંકા સમયગાળામાં ઇ સંજીવની દ્વારા પાંચ લાખ દર્દીઓને સલાહ નિદાન કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં આ સેવા સાથે આઠ હજાર જેટલા તબીબો જોડાયા છે

એકમાં બે તબીબો કોઈપણ રોગ અથવા દર્દી અંગે ચર્ચા વિચારણા કરે છે જ્યારે બીજી પધ્ધતિમાં તબીબો દર્દીઓને સલાહ સૂચન આપે છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

આ હેતુથી લોકોનો પ્રતિભાવ સારો મળી રહ્યો છે અને પવિત્ર શહેર અયોધ્યામાં જ ત્રણ લાખ દીપક પ્રગટાવવામાં આવશે સત્તાવાર યાદી વધુમાં જણાવે છે કે ગોબર આધારિત આવા ઉત્પાદનોથી આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રોજગારી મળવાની સાથે સાથે સ્વચ્છ પર્યાવરણની સંકલ્પના સાકાર કરવામાં મદદ થશે આ ઉપરાંત દેશભરની ગૌશાળાઓને આત્મનિર્ભર બનાવવામાં તથા મેઇક ઇન ઇન્ડિયા વિઝનને સાકાર કરવામાં આ અભિયાન ઉપયોગી નીવડશે

તેની તમામ જાહેર શાળાઓમાં ઉચ્ય ટેક્નોલૉજીથી સજ્જ વર્ગખંડો તૈયાર કરાયા છે મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ગઈકાલે રાજ્યની તમામ જાહેર શાળાઓ સંપૂર્ણ ડિજિટલ બનવાની જાહેરાત કરી હતી રાજ્યએ જાહેર શિક્ષણ કાયાકલ્પ મિશનના ભાગરૂપે આર્થિક સહાયથી સરકારી શાળાઓમાં હાઇટેક સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે

આ માટે લોક પ્રતિનિધિઓના વિકાસ ભંડોળ અને સરકારના સ્થાનિક ભંડોળનો ઉપયોગ કરવામાં આવ્યો છે

બંને બેઠકો વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાશે આવતીકાલથી શરૂ થતી નિષ્ણાંતોના કાર્યકારી જૂથની બેઠકમાં વિવાદ નિવારણ અને કાયદાકીય તથા ફોરેન્સિક બાબતે અનૂકળ વાતાવરણ સર્જવા લેવાયેલા પગલાં અને આ અંગેના અનુભવો તથા કાર્ય પદ્ધતિનું આદાનપ્રદાન કરાશે

જોકે મંદિરમાં એક સાથે વધુ લોકો એકઠા ન થાય તે માટે ઓનલાઇન નોંધણી બાદ દર્શનની સુવિધા આપવાની પધ્ધતિ ચાલુ રખાશે